કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ યોજના હેઠળ ઘિરાણ મેળવવા લાભાર્થીને ઓનલાઈન માધ્યમથી અથવા મ્યુનીસીપાલીટીના સેવા કેન્દ્રમાં અથવા બેંકમાં જઈને અરજી કરવાની રહેશે કેટલીક બેંકોએ ઘેર જઈને લાભાર્થીઓ પાસેથી અરજીઓ મેળવવાનો પણ આરંભ કર્યો છે વિરલ રાણા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારા કાર્યક્રમ હેઠળ રવિવાર બાવીસમી નવેમ્બરે ખાસ ઝૂંબશ યોજાશે

વિરલ રાણા શપથવિધિ રાજ્ય વિધાનસભાની આઠ બેઠકો પેટાચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના આઠ નવા યૂંટાયેલા ધારાસભ્યોની શપથ વિઘિ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલી આ શપથ વિધિમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આ નવા યૂંટાયેલા આઠ ધારાસભ્યોને વિજયમૂર્ફતમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ નવા યૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી

એસ

તે ઉદાહરણ સહિત રજુ કર્યુ હતું તસવીર સહિતના સમાચારોથી જનસંવેદના જગાડી લોકોને મદદ કરવા સરકાર અડીખમ છે તેમ એમણે જણાવ્યું હતું

નલિયા સફીત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો પાંચ ડીગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે ઉત્તરના બર્ફીલા હિમ પવનોના કારણે કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે

વર્તમાન સિઝનમાં પ્રથમવાર પારો સિંગલ ડીજીટ પર પહોચ્ચો છે

ગઈકાલે દિવાળી વેકેશનનો સતવાર અંતિમ દિવસ હતો અને આજથી શિક્ષકો શાળામાં હાજર થઇ ગયા હતા અને ઓનલાઈન અભ્યાસ શરુ થયો હતો